વિકાસન ટોચની અગ્રતા આપ છ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ રાજ્યમાં તાજેતરમાં થયભા કમોસમી વરસાદનાં લીધ અસરગ્રસ્ત ખણતો માટે આર્થીક સહાયની જાહેરાત કરી છ ભારત જમીન ઉપરથી જમીન ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અઝિ બ મિસાઇલનું પ્રથમ રાત્રી પરીક્ષણ સફળતા પૂર્વક કર્યું છ ભારત દુબઇમાં યોજાયલી વિશ્વ પશ્ન એથ્લદિક્સ સ્પર્ધામાં બ સુવર્ણ ચંદ્રક બ

શ્રી બિરલાએ કહ્યું કે કામકાજ સલાહકાર સમિતિમાં ચર્ચા થયા પછી બધા જ મુદ્દાઓ સંસદમાં ઉઠાવવાની મંજુરી વિપક્ષન અપાશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભાના અધ્યક્ષ બોલાવછી સર્વપક્ષીય બઠકમાં ભાગ લીધો હતો

નાણા મંત્રાલય દ્વારા ટીવટર ઉપર જણાવવામાં આવ્યું હતું કે સુ શ્રી સીતારામન રાજસ્થાન વજ્જા મસલતકારોના સંગઠન ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા અખિલ ભારત વપ્પારી મહામંડળ અન લઘુ ઉદ્યોગ ભારતી સંગઠનના પ્રતિનિધીઓ સાથવદિલ્ફીમાં મંત્રણા કરી છલ જી

રિટર્ન ભરતી વખત પડતી મુશ્કેલીઓન માહિતી માળવવી જી

રિટર્નની પ્રક્રિયા વધુ સરળ બનાવવી તથા જી એસ ટી ફોર્મન વધુ સરળ બનાવવાના હેતુથી આ બઠક યોજાઇ હતી નાણામંત્રીએ બઠકમાં આવતા નાણાકીય વર્ષથી અમલમાં મુકાનારી જી

રિટર્નની પદ્ધતિ અંગ દેશવ્યાપી મસલતો યોજવાનો નિર્દેશ આપ્યો હતો

બી બી એસ

આ આર્થીક સહાય ઉપરાંત કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીન મહેસૂલવેરામાં રાહત તથા ખેડૂતોનાં બાળકોને શાળા કોલેજની પરીક્ષા ફી માં રાહત આપવાની જાહેરાત કરાઇ છે

કેન્દ્ર સરકારે મોકલેલી ટુકડીએ બુલબુલ વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી તથા રાજ્ય વહિવટી તંત્રના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આ ઉપરાંત તેમણે બુલબુલ વાવાઝોડા પછી હાથ ધરાયેલ રાહત અને પુનર્વસન કામગીરીની સમીક્ષા કરી હતી

અમારા સંવાદદાતા જણાવે છે કે બે હજાર કિલોમીટર અંતર સુધીના લક્ષ્યો ઉપર પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી અઝ્નિ બે મિસાઇલને ઓડીશાના ડોક્ટર અબ્દુલ કલામ ટાપુઓ ઉપરથી છોડવામાં આવી હતી અઝ્નિ બે મિસાઇલના આ સફળ પરીક્ષણે ભારતની મધ્યમ રેન્જની મિસાઇલ વિશ્વસનીય હોવાની વાત પૂરવાર કરી છે ઉલ્લેખનીય છે કે અઝિ બે મિસાઇલને વિધીવત રીતે સેનામાં સામેલ કરાઇ છે અને ગઇકાલે પ્રથમવાર રાત્રિના સમયે તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે

જયશંકરે ફાન્સના પેરીસથી પ્રકાશિત થતા દૈનિક લા મોન્ડ સાથેની મુલાકાતમાં જણાવ્યું છે કે પાકિસ્તાને ભારતમાં આતંકવાદીઓ મોકલ્યા હોવાના નિવેદનનો અસ્વીકાર કર્યો નથી તેમણે કહ્યું કે પાકિસ્તાન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો ઇચ્છતો હોથ તો પહેલા તેણે દાઉદ ઇબ્રાફીમ અને હાફીઝ સૈયદ જેવા ગુનેગારી તથા આતંકવાદીઓને ભારતને સોંપવા જોઇએ પાકિસ્તાને પોતાની ધરતી ઉપર આતંકવાદને વિકસવા દીધો તેના કારણે જ બંને દેશો વચ્ચેના સંબંધોમાં મુશ્કેલી ઉભી થઇ છે શ્રી એસ જયશંકર પેરીસમાં યોજાયેલી શાંતિ મંચની બેઠકમાં ભાગ લેવા ફાન્સ ગયા છે આ બેઠકમાં કેનેડા અને સ્વીટઝરલેન્ડના પ્રતિનિધીઓ પણ ઉપસ્થિત હતા

તેમણે કહ્યું કે આ હેતુથી જમીનની પસંદગી કરવામાં આવી છે અને મેરીટાઇમ કલસ્ટર રચવા કેન્દ્રિય સુક્ષ્મ લઘુ તથા મધ્યમ ઉદ્યોગોના મંત્રાલયની મદદ મેળવવા મંત્રણા શરૂ કરાઇ છે

અત્યારસુધીના દેખાવોમાં બે વ્યક્તિઓના મોત થયા છે અને ઘણાને ઇજા થઇ છે

ઉલ્લેખનીય છે કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોના કારણે ઇરાન ઉપર આર્થિક રીતે ગંભીર અસર થઇ છે

ભાલ ફેંકમાં સંદીપ યૌધરીએ સુવર્ણચંદ્રક જીતી લીધો હતો આ જ સ્પર્ધામાં સુમિત અતીલે રજત યંદ્રક મેળવ્યો ફતો પુરૂષોની એફ

ઉંચા ક્દકાની સ્પર્ધામાં શરદકુમારે રજત ચંદ્રક જીતી લીધો છે